પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રોગયાળાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક સુધારાઓના વેગ અંગે ખુશી વ્યક્ત કરી છે કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા કૃષિ સુધારા અંગે સાચી માહિતી આપવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાએ ગાંધીનગરમાં શ્રી કમલમ ખાતે ભાજપના મીડિયા વિભાગ તથા ટીવી ડિબેટ ટીમના સભ્યોની ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતોને દેશભરમાં ઈચ્છામુજબ કૃષિ ઉત્પાદનોની તક મળતાં ખરીદી માટે તંદુરસ્ત હરિફાઈ થવાથી ખેડૂતોને ચોક્કસ લાભ થશે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ

જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારોએ હંમેશા ખેડૂત કલ્યાણને અગ્રતા આપી છે આથી જ ખેડૂતોના કલ્યાણ માટે અમલી બનાવેલા કૃષિ સુધારાની સાચી માહિતી મીડિયાના માધ્યમથી સંબંધિતો સુધી પહોંચતી કરવી તે આપણી ફરજ છે ભાજપ સરકારે એકથી વધુ વખત સ્પષ્ટતા કરી છે કે લધુત્તમ ટેકાના ભાવની નીતિ તથા એન પી એમ સી

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતું કે ખેડૂતોનું આત્મનિર્ભર બનવું આવશ્યક છે તેથી જ પ્રધાનમંત્રીએ નવા કૃષિ સુધારા અમલી બનાવ્યા છે વિપક્ષો દ્વારા ખેડૂતોના નામે દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો બેઠક દરમિયાન સંવાદ સેતુના માધ્યમથી વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી

પોલીસના પ્રવક્તા ગેમ્બો ઈસાએ જણાવ્યું કે બંદૂકધારીએ શુક્રવારે મોડી રાત્રે કંકારા જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં ધસી આવ્યા હતા

વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા મુજબ ભારત યાબહાર બંદરનો પરિવહન માટે ઉપયોગ કરવાના ઉઝબેકિસ્તાનના હિતોનું સ્વાગત કરે છે નિવેદનના જણાવ્યા અનુસાર આનાથી આ વિસ્તારના વેપારીઓ તથા કારોબારી જૂથો માટે આર્થિક અવસરોના નવા દ્વાર ખુલશે